એન એક્સ મીડીયા કેસમાં કોંગ્રેસ નેતા પી યિદમ્બરમની અરજી પર તાકીદે સુનાવણી નકારી કાઢી શુક્રવારે કેસ સાંભળશે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને ઝામ્બીયાના રાષ્ટ્રપતિ એડગર યાગવા વચ્ચે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ આ કરાર કરાયા હતા બન્ને નેતાઓએ દ્વિપક્ષી સંબંધો મજબૂત બનાવવા ઉપરાંત સહકાર ક્ષમતાબદ્વ કાર્યક્રમ સંરક્ષણ જેવી બાબતો અંગે વિયારણા કરી હતી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ બાદમાં અખબારી નિવેદનમાં જણાવ્યું કે ભારત અને ઝામ્બીયાની સંરક્ષણ સંસ્થાઓ વચ્ચે સહયોગના કરાર થયા છે ઝામ્બીયામાં ભારતીય સેનાના જવાનો દ્વારા તાલીમ અપાશે આ ઉપરાંત તેના હવાઇ મથકો પર અેેઝેશમન સુવિધા ભારત ઉભી કરશે તેમણે કહ્યું કે વેપાર ઉદ્યોગ સહકાર પર તેઓ ભાર મૂકે છે આરોગ્ય પ્રવાસન અન્ન પ્રક્રિયા ખનીજ અને ઉર્જા ક્ષેત્ર માટે વ્યાપક તક હોવાનું તેમણે જણાવ્યું હતું

ચિદમ્બરમની ધરપકડ સામે સુરક્ષા માંગતી અરજી પર તાકીદે સુનાવણી નકારી કાઢી છે

એન

વી રમણ એમ શાંતનાગોડર એ અજય રસ્તોગીની ખંડપીઠે જણાવ્યું કે અરજી સ્વીકારાયા વિનામ સુનવાણી ન કરી શકાય આ અંગે મુખ્ય ન્યાયધીશ બંધારણીય બેન્યમાં હોવાથી શુક્રવારે સુનાવણી કરાશે વરિષ્ઠ એડવોકેટ કપીલ સિબ્બલે શ્રી ચિદમ્બરમ વતી રજુઆત કરી કે આજે સુનાવણી કરવામાં આવે અદાલતે કહ્યું કે અરજીમાં ભૂલો છે અને રજીસ્ટ્રારે આ અંગે જણાવ્યું છે ખંડપીઠે કહ્યું કે ભૂલો દૂર કરાઇ છે પરંતુ તેની પર આજે સુનાવણી નહીં થાય સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે અરજદારની અરજીપત્ર મબ્યાં નથી એટલે મૌખિક રીતે સુનાવણી ન થાય પરિણામે સર્વોચ્ય અદાલતે વડી અદાલતના યુકાદા પર મનાઇ માંગી અરજી પર શુક્રવારે સુનાવણી રાખી છે રજીસ્ટ્રારે શ્રી ચિદમ્બરમના એડવોકેટને આ અંગે જાણકારી હતી કે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ શુક્રવારે આ બાબતે સુનાવણી કરશે

પોલીસના જણાવ્યા અનુસાર બારામુલ્લાનો મોમીન ગોજરી ઠાર કરાયો હતો જા કે અથડામણમાં જમ્મુ કાશ્મીર પોલીસનો જવાન બિલાલ અહેમદ શહીદ થયો હતો સલામતી દળોએ ગની હમામ વિસ્તાર ઘેરી લીધો હતો

સંરક્ષણ પ્રવક્તાએ આકાશવાણીને જણાવ્યું કે બપોરે પોણા યાર વાગે ગોળીબાર થતાં ભારતીય દળોએ પણ વળતો જવાબ આપ્યો છે જા કે કોઇ જાનહાનીના સમાયાર નથી

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવાના આદેશ અપાયા છે શ્રી નગર શહેર સહિત કાશ્મીર પ્રતિબંધો ઉઠાવી લેવાયા છે શહેરમાં મૂકાયેલી પ્રતિબંધક આડશો ઉઠાવી લેવાઈ છે જાકે સલામતિ દળો યથાવત રહેશે જાડકે શ્રીનગરના જૂના શહેરી વિસ્તારોમાં પ્રતિબંધો યાલુ રખાયા છે

અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક થોજી હતી તેમની સાથે આઇ જી પી પાણીપત હતા આ અગાઉ બારામુલ્લામાં તેમણે અથડામણમાં માર્યા ગયેલા જવાન બિલાલ અહેમદના પાર્થિવ દેહ પર પુષ્પયક્ર અર્પણ કર્યું હતું તેમણે સદ્ગતના પરિવારને તમામ મદદની ખાતરી આપી હતી

કાશ્મીર બાબતોના ભાજપના પ્રવક્તા અશ્વિનીકુમાર યારુંગુએ જમ્મુમાં યુવાનો સાતેના સંવાદમાં જણાવ્યું કે સરકારે ઘણા મૂલ્યાંકન અને સમીક્ષાના આધારે નિર્ણય કર્યો છે અને તેથી કાશ્મીર ખીણમાં કેટલાંક નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે તેમણે કહ્યું કે માનવ જીવન સુરક્ષા અને સલામતી જાળવવા આ નિયંત્રણો વાજબી રીતે મૂકાયાં છે તેમણે રાજ્યના વહીવટીતંત્રને શાંતિ જાળવવા અને સુરક્ષા પૂરી પાડવામાં સફળતા અંગે અભિનંદન પાઠવ્યાં હતાં

સાતમી સપ્ટેમ્બરે લેન્ડર અને રોવર યંદ્રની સપાટી પર ઉતરે તે રીતે આયોજન કરાયું છે

બી

ડી ટી વી ના પ્રણય રોય અને તેની પત્ની રાધિકા રોય અને અન્ય સામે વિદેશી મૂડીરોકાણ નિયમ ભંગ સંદર્ભમાં કેસ નોંધ્યો છે આ અંગે ગુનાહિત ષડચંત્ર છેતરપીંડી અને ભ્રષ્ટાયારના કેસ નોંધાયો છે તે માટે ભૂતપૂર્વ વહીવટી અધિકારી વિક્રમાદિત્ય ચંદ્ર સામે પણ કેસ નોંધ્યો છે

બી આઇ દ્વારા તેમની શોધખોળ અંગેનો આદેશ બહાર પાડીને નવમી ઓગષ્ટે પ્રણય રોય અને રાધિકા રોયના વિદેશ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે

સંરક્ષણ મંત્રાલયની યાદીમાં જણાવ્યું અનુસાર લશ્કરી દળોના વડા હેઠળ એક તકેદારી વિભાગ શરૂ કરાશે અને તેમાં ત્રણેય દળોના અધિકારીઓ રહેશે હાલ વિવિધ એજન્સીઓ કામ કરે છે તકેદારી વિભાગના અધિક મહાનિયામક હવે સીધા લશ્કરી દળોના વડાના હાથ નીચે કામ કરશે તેમાં ત્રણેય દળોમાંથી એક કર્નલકક્ષાના અધિકારી હશે આ ઉપરાંત ભૂમિદળના નાયબ વડાની નીચે મેજર જનરલ કક્ષાના અધિક મહાનિયામકને માનવ અધિકાર અંગેની બાબતો સોંપાશે તે દ્વારા માનવ અધિકારને લગતી પરંપરાઓને અગ્રતા અપાશે અને તેને લગતાં પ્રશ્નોનું નીરાકરણ લાવશે

જયશંકર આજથી નેપાળની બે દિવસની મુલાકાતે કાઠમંડુ પહોંચ્યા છે નેપાળના વિદેશ સવિત શંકરદાસ બૈરાગીભારતીય રાજદ્રત મંજીવસિંહ પુરી અને નેપાળના ભારતમાં રાજદૂત નીલાંબર આયાર્થે તેમને વિમાન મથકે આવકાર્યા હતા શ્રી જયશંકરે નેપાળના પ્રધાનમંત્રી કે

શર્મા ઓલીની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેઓ નેપાળના વિદેશમંત્રી પ્રદીપકુમાર ગ્યાવલી સાથે પાંચમી ભારત નેપાળ સંયુક્ત પંચની બેઠખ યોજવાના છે

આજે હૈદરાબાદમાં ઇ એસ

પી ડી

ગૃહરાજ્યમંત્રી કિશન રેડ્ડીએ સરકારની પેન્શન યોજના અંગે માહિતી આપી હતી

શાળાઓના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોમાં સર્વાંગી વિકાસને તેમાં આવરી લેવામાં આવ્યો છે

રાહત કામગીરી માટે આ ખાનગી હેલિક્રોપ્ટરની સેવા લેવામાં આવી હતી વીજળીના તારમાં ફસાઇ જતાં આ અકસ્માત થયો હતો મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ટ્વીટર પર દુઃખની લાગણી દર્શાવી છે

કેપ્ટન હરમીતપ્રીત સિંહ શમશેરસિંહ નિલકાંત શર્મા ગુરુસાહિલજીત અને મનદીપ સિંહે ગોલ નોંધાવ્યા હતા જા કે પ્રારંભિક મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે હારી ગઇ હતી